આ તમામ બેઠકો નકસલ પ્રભાવિત ક્ષેત્રમાં આવેલી છે

મુખ્ય ઉમેદવારોમાં ભાજપના રામચંદ્ર ચંદ્રનશી અને કોંગ્રેસના રામેશ્વર ઓરાઓનનો સમાવેશ થાય છે

ઝારખંડ વિધાનસભા ચુંટણી પાંચ તબકકામાં યોજાશે

ગઇકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષે સાથેની મુલાકાત દરમિયાન શ્રી કોવિંદે કહયું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારત હંમેશા તત્પર રહયું છે ભારત શ્રીલંકા જોડાણનો મહત્વપુર્ણ આધાર છે તેમણે કહયું કે નજીકના પાડોશી દેશ હોવાથી બંને દેશોનો વિકાસ અને પ્રક્રિયાઓ જોડાયેલી છે શ્રી કોવિંદે ઉમેર્યુ કે બંને દેશો પાડોશી દેશોમાં શાંતી અને સમૃધ્ધિ ઇચ્છે છે અને સંયુકત સુરક્ષા અને વિકાસ ક્ષેત્રે બંને દેશોએ સહકાર વધુ મજબુત બનાવવો જોઇએ શ્રી કોવિંદે શ્રીલંકા સાથેના જોડાણોને કારણે લોકોને થઇ રહેલા લાભો અંગે તેમણે ખુશીની લાગણી વ્યકત કરી હતી

શ્રીલંકન સરકાર તામિલ લોકોની સમાનતા ન્યાય શાંતિ અને સ્વમાનની આકાંક્ષાઓને પુરી કરાશે

મુલાકાત દરમિયાન તેઓ વિવિધ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેની સાથે જોડાશે શ્રી કોવિંદ સૌ પ્રથમ પીએસઆઇટી કોલેજ ખાતે કોમ્પ્યુટર કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની આંતરરાષ્ટ્રીય પરીષદનું ઉદઘાટન કરશે બપોરે છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સીટી ખાતે યોજાનાર પ્રથમ એલ્યુમની મીટ ખુલ્લી મુકશે ત્યારબાદ તેઓ કાનપુર નગર નિગમ ધ્વારા આયોજીત સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણી સાથેની વાતયીતમાં જણાવ્યું કે રાતના લગભગ સાડા આઠ વાગે પાકિસ્તાની દળો ધ્વારા કોઇપણ ઉશ્કેરણી વગર મનધમના બાલાકોટ ક્ષેત્રની નિયંત્રણ રેખા નજીક ગોળીબાર શરૂ કરાયા હતા જો કે ભારતીય દળો ધ્વારા પણ વળતો જવાબ અપાયો હતો રાતના સવા નવ વાગ્યા સુધી બંને તરફથી ગોળીબાર યાલ્યા હતા

મંગળવારે અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ કરેલા ગ્રેનેડ હ્મલામાં હકુરા ગામના શેખ ઝફર અહેમદ અને સરપંય સૈયદ મોહમ્મદ રફી માર્યા ગયા હતા ઉપરાજ્યપાલે ગ્રામીણ વિકાસ વિભાગને વળતર પ્રક્રિયા વહેલી તકે પુર્ણ કરવા નિર્દેશ આપ્યો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે લોકોને સોશિયલ મીડિયા અને ઇ મેઇલ સહિતના કોઈપણ પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત શંકાસ્પદ સામગ્રીનો સ્નેપશોટ લેવા અને તેની યોગ્ય પુષ્ટિ કરવા જણાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ભ્રામક સમાચારોને પેઇડ ન્યૂઝ કરતા વધારે જોખમી ગણાવતા તેને કાબુમાં લેવા અપીલ કરી છે

ગઇકાલે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં બોલતાં શ્રી નાયડુએ સોશ્યલ મીડીયાના અતિક્રમણના કારણે ભારતીય મુલ્યો સામે ઉભા થઇ રહેલા પડકારો અને બાળકોને ગેરમાર્ગે દોરાઇ રહેલા વલણ અંગે ચિંતા વ્યકત કરી હતી તેમણે ઉમેર્યુ કે સમાચાર માધ્યમોએ સનસની બાબતોના બદલે સંસદ ધ્વારા કરાઇ રહેલા નોંધપાત્ર કાર્યો વિશે લખવુ જોઇએ

તેમણે કહ્યું કે દિલ્હીની સરકાર વ્યાપક પ્રચાર પ્રસાર ધ્વારા એમસીડીએ કરેલા કામનું શ્રેય લઇ રહી છે અને જાહેરાત ઉપર ખુબ જ પૈસા ખર્ચી રહી છે દિલ્હીની સરકારના શાસન અંગે પ્રકાશિત થયેલા સંશોધન પેપર અંગે પત્રકારોને માહિતી આપતા શ્રી જાવડેકરે કહયું કે દિલ્ફીની પહેલાની તેમજ હાલની સરકાર ગેરકાયદેસર વસાહતોનું નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ધ્વારા અગાઉ ધોરીમાર્ગો પર ટોલ ટેક્ષ યુકવણી માટે પહેલી ડિસેમ્બરથી ફરજીયાત પણે ફાસ્ટ ટેગ ધ્વારા કરવાની જાહેરાત કરાઇ હતી મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે ફજુ પણ ઘણા બધા લોકો એ વિવિધ કારણોસર તેમના વાહનો પર ફાસ્ટ ટેગ લગાવ્યું નથી માટે લોકોને ફાસ્ટ ટેગ લગાવવા લોકોને વધુ સમય આપવા આ નિર્ણય લેવાથો છે